રાજ્યસ્તરના મંત્રીઓ સાંસદો જિલ્લા કક્ષાએ એકતા દોડને પ્રસ્થાન કરાવશે

પ્રધાનમંત્રી અખંડ ભારતના શિલ્મી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની આજે રાજ્યભરમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવશે રાષ્ટ્રીય કક્ષાનો મુખ્ય સમારોફ કેવડીયા ખાતે યોજાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે કેવડીયા ખાતે થનારી ઉજવણીમાં સફભાગી થવા કેવડીયા પહોંચશે અને સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ આપી ઉજવણીનો રાષ્ટ્રીય પ્રારંભ કરાવશે ગુજરાતની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે સાંજે અમદાવાદ પહોંચ્યા ફતા જ્યાં એરપોર્ટ ખાતે રાજપાલ આચાર્ય દેવવ્રતને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું બાદમાં પ્રધાનમંત્રીએ ગાંધીનગર ખાતે તેમના માતૃશ્રી ફિરાબાના આશિર્વાદ લીધા હ્તા

રન ફોર યુનિટી સામંજસ્યનું પ્રતિક છે જે એક ભારત શ્રેષ્ઠ ભારતની મફત્વાકાંક્ષા પૂર્ણ કરવા માટે એક દિશામાં દેશ આગળ વધી રહ્યો ફોવાની પ્રતીતી કરાવે છે રાષ્ટ્રીય એકતા દિવસ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતીને ગુજરાતમાં પણ રાષ્ટ્રીય એકતા માટેની દોડ રન ફોર યુનિટી રાષ્ટ્રીય એકતા શપથ તથા રાષ્ટ્રીય એકતા પરેડ સાથે અમદાવાદ સફિત જિલ્લા મથકોએ ઉજવણી કરવાનું રાજ્યવ્યાપી આયોજન કરવામાં આવ્યું છે રાષ્ટ્રીય એકતા દિવસનો રાજયકક્ષાનો મુખ્ય સમારોફ અમદાવાદમાં યોજાશે તેમાં મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી એકતા દોડને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે મુખ્યમંત્રી અમદાવાદમાં શાફીબાગ પોલીસ સ્ટેડિયમ ખાતે રાષ્ટ્રીય એકતા માટેની દોડ રન ફોર યુનિટીનો પ્રારંભ કરાવશે અને રાષ્ટ્રીય એકતાના સામુફીક શપથ પણ લેવડાવશે સાંસદો અને રાજયસ્તરના મંત્રીઓ પણ તેમના જિલ્લામાં આયોજીત એકતા દોડને લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવશે આ અંતર્ગત જિલ્લા મથકોએ સવારે રન ફોર યુનિટી અને સાંજે રાષ્ટ્રીય એકતા પરેડ યોજાશે

તેમની સાથે ગૃફ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંફ જાડેજા જોડાશે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ મહેસાણા ખાતેથી રાષ્ટ્રીય એકતા દિવસનો પ્રારંભ કરાવશે

વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી વડોદરાથી કૃષિ મંત્રી શ્રી આર સી ફળદુ જામનગરથી શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંફ યુડાસમા ખેડાથી મફેસુલ મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલ ગાંધીનગરથી વનમંત્રી શ્રી ગણપતભાઇ વસાવા સુરતથી અન્ન નાગરિક પુરવઠા મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયા રાજકોટથી શ્રમ રોજગાર મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોર પાટણથી સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી શ્રી ઇશ્વરભાઇ પરમાર તાપીથી પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજી બાવળીયા મોરબીથી પ્રવાસન મંત્રી શ્રી જવાફરભાઇ ચાવડા જૂનાગઢથી ગ્રામીણ વિકાસ રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડ દાજોદથી કૃષિ રાજ્ય મંત્રી શ્રી જયદ્રથસિંહજી પરમાર પંચમહાલથી સફકાર રાજ્ય મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ ભરૂચથી પ્રવાસન રાજ્ય મંત્રી શ્રી વાસણભાઇ આહિર કચ્છથી મહિલા બાળ વિકાસ રાજ્ય મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે ભાવનગરથી વન રાજ્ય મંત્રી શ્રી રમણલાલ પાટકર વલસાડથી શહેરી આવાસ રાજ્ય મંત્રી શ્રી યોગેશભાઇ પટેલ આણંદથી અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંફ જાડેજા અમરેલીથી નાયબ મુખ્ય દંડક શ્રી આર

પટેલ નવસારીથી રાષ્ટ્રીય એકતા દિવસનો પ્રારંભ કરાવશે

રતલામના સાંસદ ગુલામસિંફ ડામોર અને છોડાઉદેપુરના સાંસદ નરેન રાઠવાએ ગઈકાલે છોટાઉદેપુર અને અલિરાજપુર વચ્ચેની ટ્રેનોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું ફતું તેમણે અલિરાજપુર સ્ટેશનની નવી બિલ્ડીંગનું ઉદઘાટન કર્યું હતું અમારા પ્રતિનિધિ જણાવે છે કે ઈતિફાસમાં પફેલીવાર દ્રેન સેવા મળતા ગઈકાલે અલિરાજપુર સ્ટેશન ઉપર ફજારો નાગરિકો ઉમટી પડ્યા ફતા

જ્યારે અલિરાજપુરથી વડોદરા માટે આ ટ્રેન સવારના ચાર વાગ્યે ઉપડશે વડોદરાથી છોટાઉદેપુર ચાલતી તમામ ટ્રેન અલિરાજપુર સુધી લંબાવવા લોકોએ માંગણી કરી છે વરસાદ અરબી સમુદ્રમાં ઉભું થયેલું ક્યાર વાવાઝોડું આજે સવાર સુધીમાં નબળું પડશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે દરમ્યાન રાજ્યભરમાં ક્યાર વાવાઝોડાની અસરના પગલે ગઈકાલે ઠેર ઠેર વરસાદી ઝાપટા પડ્યા ફતા કમોસમી વરસાદના લીધે ખેતીએ વ્યાપક નુકસાન થયું હોવાના સમાચાર આવી રહ્યા છે મોરબી ટંકાર રાજકોટ રોડ પર ગઈકાલે મુસળધાર વરસાદ થતા ખેતરોમાં પાણી ભરાયું છે અને મગફળી સફિતના પાકને મોટું નુકસાન થયું છે વાંકાનેર મોરબી ટંકારા ચરાડવા ઓટાળા નસીતપુર સફિતના ગામોમાં માવઠાથી મોટું નુકસાન થયું છે દમણમાં ગઈકાલે અચાનક ગાજવીજ સાથે અતિભારે વરસાદ નોંધાયો ફતો

એસટી વિભાગ ગુજરાત એસટી વિભાગ દ્વારા અકસ્માત રોકવા તેમજ મુસાફરોની સલામતી માટે એક નવતર અભિગમની શરૂઆત કરાઇ છે સુરત એસ ટી વિભાગ દ્વારા બસ ચલાવનાર ડ્રાઇવરે નશો કર્યો છે કે નફી તેની ચકાસણી કર્યા બાદ જ ટ્રીપ માટે ડ્રાઈવરને સીટ પર બેસાડવામાં આવે છે એસટી બસ ચાલકો અવાર નવાર નશો કરીને બસ પુર ઝડપે ફંકારતા ફોવાની ફરિયાદો ઉઠી છે ત્યારે સુરત એસટી વિભાગ દ્વારા બસ ચલાવનાર ડ્રાઇવરે દારૂ પીધો છે કે નફી તે ચકાસણી બાદ તેને ડ્રાઇવરની સીટ પર બેસાડવામાં આવશે

બ્રેથ એનેલાઇઝર રિપોર્ટ નેગેટિવ આવશે તો જ તેમને બસ ચલાવવા દેવામાં આવશે અને રિપોર્ટ પોઝીટીવ આવશે તો બસ ફંકારવા દેવામાં આવશે નફીં